લોકોએ આ સમયગાળા દરમ્યાન શ્રમદાન દ્વારા મહાત્મા ગાંધીજીને કાર્યાંજલી અર્પણ કરવી જોઇએ પ્રધાનમંત્રીએ આકાશવાણી પરથી પ્રસારિત થવા મન કી બાત કાર્યક્રમના માધ્યમથી લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટીકને રોકવા સાથે મળીને સહયોગ આપવા હાકલ કરી છે તેમણે તમામ પાલિકા જીલ્લા વહીટવટીતંત્ર ગ્રામપંચાયતો અને હોદ્દેદારોને પ્લાસ્ટીકના કચરાના સંગ્રહ અને સંગ્રહની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે તેમણે કોર્પોરેટ સેકટરને તમામ સંગ્રહિત પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ માટેની પદ્ધતિઓનો ઉપયોગ કરવા જણાવ્યું છે

તેમણે વધુમાં જણાવ્યું કે મહાત્મા ગાંધીએ માત્ર સેવાની ભાવના પર જ નહીં પરંતુ આંતરિક ખુશી માટે પણ ભાર મૂક્યો હતો જયારે સેવા પરમો ધર્મની ભાવના સાથે સેવા કાર્ય કરવામાં આવે ત્યારે અનહદ આનંદ પ્રાપ્ત થાય છે અને સેવાકાર્ય સાર્થક બને છે સપ્ટેમ્બર મહિનો આખા દેશમાં પોષણ અભિયાનને સમર્પિત છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંતુલિત અને પોષક ખોરાક બધા માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને સ્રીઓ અને નવજાત શિશુઓ માટે

કુપોષણના પડકારોને પહોંચી વળવા નાખિકમાં મુટ્ટીબર ધાન્ય જેવી નવીન અને રસપ્રદ પહેલનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે હવે એક જન આંદોલન બની ગયું છે આ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકરો લોકો પાસેથી પાક લણણીના સમય દરમ્યાન મુઠ્ઠીભર ચોખા અનાજ ભેગા કરે છે આ અનાજનો ઉપયોગ બાળકો અને સ્રીઓ માટે ખોરાક બનાવવા માટે કરવામાં આવે છે

હાલ અત્યારે દેશ ચોમાસાની ઋતુનો આનંદ માણી રહ્યો છે અને તહેવારો તેમજ મેળાઓની ઉજવણી કરે છે ગઇકાલે જ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઇ છે જે હંમેશા નવી તાજગી નવી પ્રેરણા લાવે છે શ્રી મોદીએ મોહનદાસ કરમચંદ ગાંધી અને મોહન અર્થાત્ ભગવાન શ્રીકૃષ્ણના જીવન વચ્ચે સામ્યતાઓ દર્શાવ હતી

આજે સવારે તેમના પાર્થીવ દેહને પક્ષના વડા મથકે લાવવામાં આવ્યો હતો જયાં તેમના પ્રશંસકો અને અન્ય મહાનુભાવોએ સદગતને શ્રધ્ધાંજલી આપી હતી

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં પૂર્વ નાણાંમંત્રી સ્વર્ગીય અરૂણ જેટલીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલી અર્પણ કરી સદ્દગત પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી હતી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પણ સ્વર્ગીય જેટલીને ભાવાંજલી આપી હતી

ધ્વારકાધીશ મંદીર ખાતે શ્રીકૃષ્ણ જન્મના દર્શન માટે મોટી સંખ્યામાં ભકતો ઉમીટી પડયા હતા